ત હવાઈદળના વડા એર ચીફ માર્શલ આર

ભદૌરીયાએ કહ્યું છે કે ઉત્તર સરહૃદ પર હાલ સુરક્ષાની દ્રષ્ટિએ અજંપાની સ્થિતિ છે

બિહારની વાલ્મીકી નગર લોકસભા બેઠક અને મણિપુરની બે વિધાનસભા બેઠકો માટે સાતમી નવેમ્બરના રોજ મતદાન યોજાશે

જોકે યૂંટણી પંચે આ તબક્કે આસામ કેરળ તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીઓની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લીધો છે આ રાજ્યોના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણીના સંચાલનમાં મુશ્કેલીઓ દર્શાવતી રજુઆતના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની આઠ બેઠકોમાં અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા કરજણ ડાંગ અને કપરાડા બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે

તેઓ ત્રણ દિવસના બિહારના પ્રવાસ દરમિયાન બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે આ ઉપરાંત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે

દિલ્હી પરત ફરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર મુખ્ય સચિવ ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે સમીક્ષા બેઠક કરશે જાવડેકર ફાર્મર્સ માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું છે કે ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે અને ખેડુતો તેમનાં ઉત્પાદનોનું વેચાણ મંડીઓમાં કરી રહ્યા છે ખેડૂતો ટેકાના ભાવે તેમનું ઉત્પાદન વેચવામાં અસમર્થ હોવાના વિરોધ પક્ષના આક્ષેપોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે વિવિધ અનાજના ટેકાના ભાવની જાહેરાત કરી છે તેમણે આશા વ્યક્ત કરી કે પંજાબ અને હરિયાણાના તમામ ખેડુતો મંડીઓમાં જશે અને તેમનું ઉત્પાદન વેચશે કૃષિ ખરડાઓ અંગે કોંગ્રેસના તાજેતરના વિરોધ અંગે શ્રી જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ તૂટી ગઈ છે અને તેના વચનો ભૂલી ગઈ છે આઈએફ ચીફ ભારતીય હવાઈદળના વડા એર ચીફ માર્શલ આર

ભદૌરીયાએ આજે કહ્યું છે કે દેશની ઉત્તર સરહદ પર હાલ સુરક્ષાની પરિસ્થિતિ નહી શાંતિ અને નહીં યુદ્ધ જેવી અજંપાની સ્થિતિ છે પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની લાંબી સરહદનો ઉલ્લેખ કરતાં શ્રી ભદૌરીયાએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ ઝડપથી જવાબ આપ્યો છે અને આ ક્ષેત્રમાં કોઈપણ સ્થિતિને પહોચી વળવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય હવાઈદળ પ્રતિસ્પર્ધીઓ સામે ટેક્નોલોજીથી સજ્જ છે

એર ચીફે કહ્યું કે આ સ્વદેશી યુદ્ધ સામગ્રી હાર્ડવેરના વિકાસ માટે દેશની ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે લેહ્ ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લદ્દાખ ક્ષેત્રમાં સરહદ વ્યવસ્થાપનની ગઇકાલે સમીક્ષા કરી લેહની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન લદ્દાખ પાસે વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક સરહૃદ સુરક્ષાની બાબતની સમીક્ષા કરી હૃતી આ સરહદનું રક્ષણ ઈન્ઠો તિબેટીયન બોર્ડર પોલીસની હીમવીર ટુકડીઓ દ્વારા થાય છે આઈટીબીપીના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા પર સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ વિશે શ્રી કિશન રેડ્ડીને માહિતગાર કર્યા હતા શ્રી કિશન રેડ્ડીએ આઇટીબીપીની શિયાળા દરમિયાન સજ્જતા વિશે વિગતવાર ચર્ચા કરી હતી શ્રી કિશન રેક્રીએ કહ્યું કે તેમનું મંત્રાલય સરહદ અને અંતરિયાળ વિસ્તારમાં પણ સારી સેવાઓ માટે તમામ આધુનિકી સુવિધાઓ પ્રદાન કરી રહ્યું હાં કોવિડ રાષ્ટ્રીય દેશમાં કોરોનાના હાલના કેસ કરતાં પાંચ ગણા દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ફર્યા છે

જોકે આરોગ્ય સચિવે કહ્યું હતું કે નોંધપાત્ર વસ્તી હજી પણ સંવેદનશીલ છે અને તેમણે ટેસ્ટ કરાવવા જોઈએ

દરમિયાન નીતિ પંચના સભ્ય શ્રી વી કે પૌલે કહ્યું કે ભારતે રોગયાળા પર મોટી હદ સુધી પહોચીને નિયંત્રણમાં રાખ્યો છે તેમણે લોકોને ખૂબ જ જાગૃત રહેવાની વિનંતી કરી કારણ કે શિયાળાના મહિનાઓ આ વાયરસ માટે અનુફ્રળ છે શ્રી પૌલે દરેકને માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા તાકીદ કરી હતી ભારતીય તબીબી સંશોધન પરિષદ આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું છે કે આગામી તહેવારો શિયાળાની ઋતુ અને સામૂહિક મેળાવડાને ધ્યાનમાં રાખીને રાજ્યો દ્વારા સંરક્ષણ વ્યૂહરચના અમલમાં મૂકવાની જરૂર છે

આ સમયગાળા દરમિયાન વાયરસના સંભવિત ઊથલાને અટકાવવાનો આ પ્રયાસ છે પરંપરાગત રીતે કોરિયામાં આ થેવારોમાં કુટુંબના મેળાવડાની મોટા પ્રમાણમાં હિલચાલ હોય છે

આરોગ્ય અધિકારીઓ લોકોને રજાઓ દરમિયાન ઘરે રહેવા વિનંતી કરી રહ્યા છે કોવિડના સ્થાનિક ચેપ પર નિયંત્રણ માટે ગત સપ્તાહે દેશની સામાજિક અંતર યોજનામાં પણ માર્ગદર્શિકા જાહેર કરી છે

જાવડેકર પોલ્યુશન પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન બાબતોના મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે દિલ્હી અને તેની આસપાસનાં રાજ્યોમાં પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા કામોની સમીક્ષા આગામી પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન સંબોધતાં તેમણે કહ્યું કે દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને પંજાબમાં શિયાળાની ઋતુમાં ખેત કચરો બળવાના કારણે પ્રદૃષણના ભયાનક સ્તરની સમસ્યાનો સામનો કરે છે

તેની પર ઊર્જા સચિવ સંજીવ નંદન સહાય અને પીએફસીના સીએમડી આર એસ ધીલ્લોન દ્વારા વીજળી મંત્રાલય અને પીએફસીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરાયા હતા